ત્યારબાદ ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન બનશે શ્રી બોલસોનારો આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે જે તેમના માનમાં આજે એક ભોજન સમારંભ યોજશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ સાથે આઠ મંત્રીઓ ચાર સાંસદો અને ઉચ્ય અધિકારો અને એક મોટું ઉદ્યોગ પ્રતિનિધિમંડળ આવેલું છે બ્રાઝીલ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી બહ્ આયામી છે અને તેમાં રાજકીય આર્થિક સુરક્ષા અને સંરક્ષણ બાબતોથી લઈને કૃષિ અંતરિક્ષ આરોગ્ય અને ખોરાક પ્રક્રિયાનો સમાવેશ થાય છે

બ્રાઝીલના રાષ્ટ્રપતિ ભારતની યાર દિવસની મુલાકાતે ગઇકાલે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને શ્રી બોલ સોનારોનું પાલમ હવાઈદળ મથકે સ્વાગત કર્યું હતું એક ટ્વીટમાં શ્રી મોદીએ ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત કરતા કહ્યું કે ભારત તેમની યજમાની કરવામાં ઘણી પ્રસન્નતા અનુભવે છે અને દેશ પ્રજાસત્તાક પર્વના સમારંભમાં તેમના ભાગ લેવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ બોલ સોનારોનો ભારત પ્રવાસ બંને દેશોના સંબંધ વધુ મજબૂત બનાવશે

તેમના સંબોધનને હિન્દીમાં સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની બધી જ ચેનલો પરથી પ્રસારિત કરવામાં આવશે ત્યારબાદ તેનો અંગ્રેજી ભાગ સંભળાવવામાં આવશે રાષ્ટ્રપતિનું સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં દૂરદર્શન પરથી પ્રસારિત કરાયા પછી દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર તેનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ પ્રસારિત કરાશે ઓલ ઇન્ડિયા રેડિયો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદને રાત્રે સાડા નવ વાગ્યાથી પ્રસારિત કરશે

આ વખતે આ કાર્યક્રમ સાંજે છવાગે પ્રસારિત કરવામાં આવશે

એમ એસ પર પ્રાપ્ત લિંક પર પણ સૂચન આપી શકે છે આ માટે સૂચનો આજ સુધી આપી શકાય છે રેકોર્ડ કરાયેલા કેટલાંક સંદેશ મન કી બાત કાર્યક્રમમાં સામેલ કરી શકાય છે

નવી દિલ્હીમાં મુસ્તફાબાદ ખાતે એક રેલીને સંબોધતા શ્રી શાહે કોંગ્રેસ અને આપ ઉપર આ મામલે જનતાને ઉશ્કેરવાનો પણ આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર વિકાસના મામલે દિલ્હીને એક દસકો પાછળ લઈ ગઈ છે

તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ભાજપ સરકાર ઝુંપડપટ્ટીમાં રહેતા દરેકને બે રૂમનો પાકા ઘર આપશે શ્રી શાહે કરવાલ નગર અને ગોકુલપુર ખાતે પણ રેલીને સંબોધી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલેલી રજૂઆતમાં પ્રતિનિધિમંડળે સભ્યોને કહ્યું કે સામાજિક સંગઠનોના કેટલાંક લોકો સાથે મળીને કેટલાંક સ્વાર્થી તત્વો નિર્દોષ જનતા ખાસ કરીને યુવાનો અને લધુમતિઓના એક વર્ગને દુષપ્રચારથી ગેરમાર્ગે દોરવાનું દૂર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવી રહ્યા છે પ્રતિનિધિમંડળના સભ્યોએ કહ્યું કે તેમને લાગે છે કે વાતાવરણ ડહોળવામાં વિદેશી હાથ પણ હોઈ શકે છે તેમણે સરકારને આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે આ પ્રતિનિધિ મંડળે છેલ્લા છ વર્ષોમાં વસુધૈવ ક્રટુમ્બકમના પુરાતન સંદેશને વિશ્વભરમાં પહોંચાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના ઉલ્લેખનીય યોગદાનની પ્રશંસા કરી

તેમણે કહ્યું કે દેશના પ્રત્યેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તે સત્ય અને સાચી માહિતી પર આધારિત હોવો જોઈએ સ્વામી રામદેવે કહ્યું કે હાલનો વિરોધ ખોટી માહિતી પર આધારિત છે અને તેમાં કશું જ ખોટું નથી અને મૂળ રીતે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેડુએ તેનો પ્રસ્તાવ કર્યો હતો તેમણે આરોપ મૂક્યો કે કેટલાંક ધાર્મિક સામાજિક અને રાજકીય સંગઠનો સાથે જોડાયેલા લોકો ખુલ્લેઆમ દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે યોગ ગુરુએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર દેશ માટેના રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર એન આર સી લાગુ કરવા અંગે ફજી સુધી કોઈ ચર્ચા થઈ નથી આથી તેના વિરુદ્ધનો વિરોધ પાયાવિહોણો છે સ્વામી રામદેવે કહ્યું કે એવા અહેવાલ છે કે ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા લોકો પ્રદર્શનોમાં સામેલ છે જેમને વિરોધ કરવાનો કોઈ હક્ક નથી

જેમાં આ સમૂહ પાસે એક હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતી બેનામી વિદેશી માલમત્તા હોવાનું સામે આવ્યું છે

આ સમૂહનું હોસ્પિટલ ઉદ્યોગમાં મોટું નામ છે અને તે દેશ વિદેશમાં લક્ઝરી હોટેલ્સની ચેન પણ ચલાવે છે આવકવેરા વિભાગે જણાવ્યું છે કે આ તપાસમાં આ સમૂહ ટ્રસ્ટના નામે વિદેશમાં મોટા પ્રમાણમાં કાળુ નાણું ધરાવતો હોવાનું સામે આવ્યું છે

આ વિદેશી માલમત્તામાં યુકેમાં હોટેલ અને સ્થાવર માલમત્તા તેમજ યુએઈમાં વિદેશી બેન્કોમાં કરેલા રોકાણનો સમાવેશ થાય છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દસમા રાષ્ટ્રીય મતદાતા દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ રહેશે જે ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આયોજિત કરાયો છે આ પ્રસંગે શ્રેષ્ઠ ચૂંટણી પ્રક્રિયાઓ દ્વારા ચૂંટણી કરાવવામાં જિલ્લા અને રાજ્ય સ્તરના અધિકારીઓના ઉલ્લેખનીય યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે

વર્તમાન અધ્યક્ષ કે એમ નરુલ હ્ર્ક્રાએ ગઇકાલે નવી દિલ્હીમાં મળેલી ફોરમની દસમી બેઠકમાં શ્રી અરોરાને આ ફોરમનો લોગો સોંપ્યો

તેમાં આઠ સભ્યો છે અને આ ફોરમ લોકતાંત્રિક જગતના ઘણા મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે આ સંસ્થાઓનું સક્રિય એસોસિએશન પણ છે